રાજ્યમાં નવ કૃષિ સંમેલનો યોજાશે

સ્વર્ગસ્થ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની આજે ગુજરાત સહિત દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરાશે રાજ્યમાં પણ આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે આજના આ દિવસને અનુલક્ષીને રાજ્યમાં નવ કૃષિ સંમેલનો યોજાશે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને પાક નુકસાન સહાય વિતરણ કરવામાં આવશે

મુખ્યમંત્રીશ્રી આ સંદર્ભમાં આજે વડોદરા ખાતે ઉપસ્થિત રહીને વડોદરા પ્રદેશના જિલ્લાઓ વડોદરા આણંદ નર્મદા ભરૂચ છોટાઉદ્દેપુરના ખેડૂતોને સહાય વિતરણ કરશે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલ મહેસાણા જિલ્લામાં તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ રાજ્યના આઠ કલસ્ટરમાં યોજાનારા આ પેકેટ સહાય વિતરણમાં ખેડૂતોને સહાય આપવા ઉપસ્થિત રહેશે સહાય વિતરણ કાર્યક્રમો વડોદરા અને મહેસાણા ઉપરાંત રાજકોટ અમદાવાદ દાહોદ ભાવનગર સુરત અને કચ્છમાં યોજાવાના છે

મુખ્યમંત્રી વડોદરામાં ચીખો ખાતે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને રીસાયકલીંગ પ્લાન્ટનું લોકાપર્ણ કરશે આ ઉપરાંત એમ

યુનિવર્સીટી ખાતે ભારત રત્ન અટલ બિહારી વાજપેથી ઇન્સ્ટીટયૂટ ઓફ પોલીસી રીસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીના નામાભિકરણ અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે

નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં રાજયમાં ગઇકાલે ભાજપના વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમર્થન રેલીઓ યોજાઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગઇકાલે સાબરમતી આશ્રમ ખાતેથી નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં વિશાળ રેલી યોજાઇ હતી આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ કે કોગ્રેસ નાગરિકતા સંશોધન કાયદાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહી છે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે સીએએના સમર્થનમાં મહેસાણા ખાતે યોજાયેલી રેલીમાં જોડાયા હતા મોઢેરા ચોકડીથી કલેકટર કચેરી સુધી રેલી યોજાઇ હતી

ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે સીએએના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ હતી આ રેલી શહેરના પરિમલ ચોક સહકારી હાટ સર ટી હોસ્પિટલ મોતીબાગથી લઈ કલેક્ટર કચેરી સુધી ફરી હતી અને નાગરિક સુધારા કાયદા વિશે લોકોને માહિતગાર કરાયા હતા

છોટા ઉદેપુરમાં મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં સર્મથન રેલી યોજાઇ હતી દાહોદ નાગરિકતા એકતા મંચ દ્વાર પણ દાહોદ ખાતે સાંસદ જશવતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં સીએએના સમર્થનમાં રેલી યોજાઇ હતી

રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પુરાતત્વ અને સંગ્રહાલય ખાતુ ગુજરાત રાજ્ય દ્વારા ભાવનગર ખાતેના બાર્ટન મ્યુઝિયમ ખાતે અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં બાળકલાકારોના હસ્ત રેની ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે

અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે હસ્તકલા પ્રકૃતિને ઉત્તેજન મળે અને કલા પ્રવૃતિ પ્રત્યે લોકોમાં રસ ઉત્પન્ન થાય તે હેતુથી અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે

આ સાથે જ ફ્યુચરીસ્ટીક ટેકનોલોજી ઇન એનિમલ હેલ્થ એન્ડ પ્રોડકશન વિષય પર વૈજ્ઞાનિક સંગોષ્ઠિનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે આ બે દિવસીય કાર્યક્રમનું ઉદઘાટન પાણી પુરવઠા પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયના હસ્તે કરવામાં આવશે

મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે રાબેતા મુજબ યોજાશે

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી દિવ્યાંગો માટે આયોજીત મેરેથોનનું પણ ફ્લેગ ઓફ કરાવશે આવતીકાલે સૂર્યગ્રહણ હોવાથી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના અન્ય દરેક મંદિરોમાં આરતીઓ પૂજાવિધિમાં ફેરફાર કરાયો છે આવતીકાલે સૂર્યગ્રહણ હોવાથી આજે સાંજે સાડાસાતથી આઠ વાગ્યા સુધીમાં સોમનાથ મંદિરે આરતી સહિતની તમામ પૂજા વિધિ સંપન્ન કરાશે

ભાવનગરના પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમ ખાતે આવતીકાલે થનારા સૂર્યગ્રહણની અદભૂત ખગોળી ઘટના નિહાળવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે

આ સૂર્યગ્રહણ ભારત સહિત સાઉદી અરેબિયા કતાર યુનાઇટેડ આરબ અમિરાત્સ ઓમાન શ્રીલંકા મલેશિયા ઇન્ડોનેશિયા અને સિંગાપોરમાં દેખાશે ગુજરાતમાંથી આ ગ્રહણ આંશિક રીતે દેખાશે

રાજયભરમાં આજે નાતાલના તહેવારની ધાર્મિક હર્ષોઉલ્લાસ સાથે પરંપરાગત ઉજવણી કરાશે ખ્રિસ્તીઓ દ્વારા પ્રભુ ઇસુ ખ્રિસ્તની જન્જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવશે જેની તૈયારીઓ ગત રાત્રીથી જ શરૂ કરી દેવામાં આવશે દેશ વિદેશની સાથે રાજયભરમાં પણ નાતાલનો તહેવાર ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉમંગ અને ઉત્સાહથી ઉજવાશે વિવિધ દેવળોમાં પ્રભુ ઇસુના જન્મની વધામણી ગાતા ગાતા તેમની ભકિત કરાશે સુરતમાં આજથી રણજી ટ્રોફી મેચના પ્રારંભ થશે જેમાં આજે પ્રથમ દિવસે ગુજરાત અને કેરળ વચ્ચે મુકાબલો થશે ઈજાના કારણે છેલ્લા કેટલાંક સમયથી ક્રિકેટથી દૂર રહેલા બુમરાહને શ્રીલંકા સામેની ટી ટ્વેન્ટી અને ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણી માટેન ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરત પહેલા રણજી મેચમાં ભાગ લઈને તે ફિટનેસ પુરવાર કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાંજે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવશે